આ બધા જ કાર્યક્રમોમાં આરટીઓ પોલીસ આરોગ્ય વિભાગ વીમા કંપનીઓ તથા એનજીઓ જોડાશે આરતી ભટ શહિદ દીન ભારતના સ્વાતંત્રય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલીદાન આપ્યું છ

સમગ દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બ મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહોવટ વિભાગ દવારા જણાવાયું છે

આરતી ભટ કચ્છ પ્રવાસન નીતિ રાજયની પ્રવાસન નીતિને આવકાર આપતાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે કેન્દ્રીય હોય કે રાજયની સરકાર સરહદી કચ્છ જિલ્લાની સુરક્ષા અને વિકાસને કેન્દ્રમાં રાખી મહત્વ અપાતું રહયું છે કચ્છ જિલ્લાને આવરી લઈ સરકારે કચ્છને અમુલ્ય ભેટ આપી છે

જેને લઈને કચ્છને વિશેષ લાભ મળશે ખાસ કરીને કોરોનાને કારણે મહદઅંશે ઉભી થયેલી બેરોજગારીની સમસ્યા હળવી થશે એટલું જ નહીં કચ્છના પ્રવાસન સાથે સાથે અન્ય રોજગાર ધંધાને વેગ મળશે

એક માસમાં કોરોના ના સાક્રિય કેસ ઘટયા છે

આ અંગે કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવિણા ડી કે ની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી

આવતીકાલે રસીકરણ માટે જિલ્લાના પાંચ સ્થળોએ રસીકરણ કાર્યક્રમ નુ આયોજન કરાય છ